મુરલી કૃષ્ણને જણાવ્યું છે કે મતગણતરી સ્થળે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

તમામ મતગણતરી કેન્દ્રો ઉપર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

આકાશવાણી સાથેની વાતચીતમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં પોસ્ટલ મતની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ ઈવીએમની ગણતરી કરવામાં આવશે તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું

જિલ્લા ચ્રંટણી તંત્રે મતગણતરીની તમામ તૈયારીઓ પ્રર્ણ કરી છે

નવસારી લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ભૂતસાડ નવસારી ખાતે યોજાશે જેના માટે જિલ્લા ચૂંટણીતંત્ર સંપૂર્ણ સજ્જ છે મતગણતરી કુલ આઠ હોલમાં થશે

પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લા ચ્રૂંટણી અધિકારી ડોક્ટર એમ

મોડીયાએ જણાવ્યું છે કે તમામ વિધાનસભાની મતગણતરી પૂર્ણ થયા બાદ તમામ વિધાનસભાઓ વાર રેન્ડમલી પાંચ પાંચ વીવીપેટ સ્લીપોની ગણતરી કરવામાં આવશે

જિલ્લા ચ્રંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જૂનાગઢ લોકસભામાં સાત વિધાનસભા મતક્ષેત્ર હોવાથી મતગણતરી સ્થળે સાત સેગમેન્ટ રાખવામાં આવ્યા છે

બારડોલી લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલે સોનગઢ ખાતે હાથ ધરાશે જિલ્લા ચ્રંટણીતંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે

મતગણતરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મહેસાણા લોકસભા બેઠક તેમજ ઉંઝા વિધાનસભા બેઠકની મતગણતરી આવતીકાલે મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે યોજાશે

ભાવનગર લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલે સવારે આઠ વાગે વિદ્યાનગર સરકારી ઇજનેરી કોલેજમાં હાથ ધરાશે જિલ્લા ચૂંટણી પંચે મતગણતરી માટે તમામ તેયારીમાં પૂર્ણ કરી છે

સરકારી કર્મચારીઓ તથા સર્વિસ વોટર દ્વારા થયેલ પોસ્ટલ મતપત્રની ગણતરીની વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે

વિજાણુ મતદાન કેન્દ્ર અને વીવીપેટના સંગ્રહ અને જાળવણી માટે નડીયાદમાં નવનિર્મિત સ્ટોરેજ બિલ્ડીંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી સુધીર પટેલે જણાવ્યું છે કે નડીયાદમાં ચાર હજાર ઇ વી એમ મુકી શકાય તેવું ઈવીએમ સ્ટોરેજ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પણ ઇવીએમ સ્ટોરેજ બિલ્ડીંગનું લોકાર્પણ ડાંગ જિલ્લાના ચ્રૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એન

ડામોરે કર્યું હતું મહેસાણા ખાતે ચૂંટણી પંચની માલિકીના જિલ્લા કક્ષાના ઈવીએમ અને વીવીપેટ સાચવવા વેરહાઉસના નવનિર્મિત ભવનને જિલ્લા ક્લેક્ટર શ્રી એસ

આજે પણ રાજ્યના કેટલાંક ભાગોમાં ગરમીનું મોજૂં ફરી વળ્યું છે

ભાવનગર રાજકોટ હાઇવે પર માંડવા અને ઢસા વચ્ચે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ વાપીનો પરિવાર ધારી કારમાં જઇ રહ્યા હતા ત્યારે સ્ટીયરીંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાયો હતો